પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે ે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડતમાં તમામ રાજ્યોને કેન્દ્રના સંપૂર્ણ સહ્યોગની ખાતરી આપી છે

આ હોસ્પિટલ આવતીકાલથી ખુલ્લી મૂકાશે

ઃ કેન્દ્ર સરકારે અન્ન સુરક્ષા યોજનાનો લાભ મે અને જૂન મહિનામાં આપવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાજ્યોના સંપર્કમાં છે અને નજર રાખી રહ્યા છે તથા સમય સમય પર જરૂરી સલાહ આપી રહ્યા છે ઓક્સિજન પુરવઠાના મુદ્દે શ્રી મોદીએ રાજ્યો દ્વારા ઉભા કરાયેલા મુદ્દાઓની નોંધ લીધી તેમણે કહ્યું તેનું ઉત્પાદન અને સપ્લાય વધારવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે પ્રધાનમંત્રીએ રાજ્યોને ઓક્સિજન અને દવાઓની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા તાકીદ કરી છે અને કહ્યું કે દરેક રાજ્યોએ ઓક્સિજન ટેન્કરોની અવરજવર સરળ રીતે થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ શ્રી મોદીએ રાજ્યોને જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઉચ્ચ સ્તરની સંકલન સમિતિની રચના કરવા તાકીદ કરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં રાજ્ય સરકાર ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ના સહયોગથી લોકોને રાહત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે

સી યુ

ટેસ્ટનો સમાવેશ થાય છિ તેમણે વધુમાં કહ્યું કે કોરોના સામેની લડતમાં રાજ્યની વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી છે

કેન્દ્ર સરકારના માર્ગદર્શન મુજબ ગુજરાત સરકારે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન કેંદ્રીત કર્યું છે

આ હોસ્પિટલ આવતીકાલથી ખુલ્લી મૂકવામાં આવશે

સી યુ

આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ રે મશીનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે

રાજ્યપાલ શ્રી કોરોના સંક્રમણના કપરાકાળમાં યથાયોગ્ય સહયોગ અને લોકજાગૃતિ માટે સંતો મહંતો ધર્મગુરુઓને આગળ આવવા રાજ્યપાલ આયાર્ય દેવવ્રતે અપીલ કરી છે રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કોરોના સંક્રમણ સામેની લડાઈમાં સંતો મહંતો ધર્મગુરુઓના સહયોગ અને માર્ગદર્શન હેતુથી એક વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાજભવન દ્વારા કોરોના સેવા યજ્ઞ શરૂ કરાયો છે એક લાખ પાયાના ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને બે મહિનાના રાશન જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ પહોંચાડવાના અભિયાન સાથે તેમનો જુસ્સો વધારવા સેલિબ્રિટિઝ અને અગ્રણીઓ પણ આગળ આવી રહ્યા છે ત્યારે સંતો મહંતો અને ધાર્મિક વડાઓ પોતાના ઉપલબ્ધ સંસાધનોનો કોરોના સારવાર માટે ઉપયોગ કરવા સહયોગ આપે ઉપરાંત મુખ્યમંત્રીશ્રીઓના રાહત ફંડમાં સહયોગ કોરોના સામે લોકજાગૃતિ કેળવવા અને જરૂર પડ્યે સ્વયંસેવીઓની સેવા આપવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો સંતો મહંતો ધાર્મિક સંસ્થા વડાઓએ કોરોના સંક્રમણના સામના માટે પૂર્ણ સહ્યોગ આપવા તત્પરતા દર્શાવી હતી આ ચિંતન બેઠકમાં જૈન સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય મુસ્લિમ સમાજ શીખ સમાજ ખ્રિસ્તી સમાજના વડા ઉપરાંત પ્રતિષ્ઠિત ધર્મ સંસ્થાના વડાએ ઉપસ્થિત રહીને પોતાના બહમૂલ્ય અભિપ્રાય આપ્યા હતા

ઉપરાંત પૂજ્ય બાપુએ આજની કપરી પરિસ્થિતિમાં ઓક્સિજન ઇન્જેક્શન બેડ દવા કે ડૉક્ટરની સેવા માટે એક કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી છે એમાં ચિત્રફૂટધામ તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલઝ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની નાણાકીય સેવાની જાહેરાત કરી છે

મુલાકાત દરમિયાન સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરીયા અને જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક પણ જોડાયા હતા આ અંગે વધુ વાત કરતા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમરેલીમાં રિકવરી રેટ અને ટેસ્ટિંગ પણ સારું થઈ રહ્યુ છે

આ યોજના અંતર્ગત આગામી મે અને જૂન મહિનામાં દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે

ગયા વર્ષે સરકારે કોવિડ રોગયાળા દરમિયાન લોકોને વધારાનું અનાજ આપવાની શરૂઆત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો છે કે દેશ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે ગરીબ લોકોને પોષણ આપવું મહત્વપૂર્ણ છે

હાલ જે રીતે કોરોના ની બીજી લહેર યાલી રહી છે તે જોતા લોકો ને જાગૃત કરવાના હેતુસર અને કોરોના દરમિયાન શુ સાવચેતી રાખવી તે માટે બનાવેલી શોર્ટ મુવીને આઠ એવોર્ડ મડયા બાદ હવે દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે નોમેનેટ કરવામાં આવી છે